આ પૈકી એક રૂપિયાનો ઘટાડો તેલ કંપનીઓ ઉપાડશે જયારે એકસાઇઝ વેરામાં દોઢ રૂપિયાનો ઘટાડો કરાશે

કેન્દ્રના આ નિર્ણયને અનુસરી રાજ્ય સરકારે પણ પેટ્રોલ ડિઝલમાં અઢી રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે આમકેન્દ્ર તથા રાજ્ય બંનેની રાહત મળી ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલ પાંચ રૂપિયા સસ્તુ થશે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે કેન્દ્રના પેટ્રોલ ડિઝલ ભાવ ઘટાડાને આવકારતા નાગરીકોને રાહત આપતા આ નિર્ણય માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે

પ્રધાનમંત્રીએ કહ્યું કેસંયુક્ત રાષ્ટ્રસંઘનો ચેમ્પિયન ઓફ ધ અર્થ પુરસ્કારનો તેઓ નમ્રતાથી સ્વીકાર કરે છે

શ્રી પ્રભુએ કહ્યું કેઆ સુવિધાની મદદથી મુસાફરને સલામતી અને માલસામાનની તપાસણી માટે લાંબી લાઇનોમાં ઉભા રહેવામાંથી છુટકારો મળશે

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોમાં તા

ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ અને રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આ નિર્ણય અંગે આપતાં કહ્યું કેરાજ્યમાં કાયમી ધોરણે કપાયેલાં વિવિધ કક્ષાના વીજજોડાણોમાં ઘર વપરાશના બી

અગાઉ ભારતની શરૂઆત નબળી રહી હતી અને પહેલી ઓવરમાં ઓપનર કે એલ રાહુલ એક પણ રન કર્યા વિના આઉટ થયા હતા

વર્તમાન સમયે રાજ્યમાં સ્વાઇન ફ્લુ વકરી રહ્યો છે ત્યારે એક સરખા લક્ષણો ધરાવતી શરદી ઉધરસ અને તાવ જેવી બીમારીને સહજતાથી ન લઇને નિદાન કરાવવાની સલાહ આરોગ્ય વિભાગ દ્વારા અપાઇ છે

ખાસ કરીને બાળકો સગર્ભા તેમજ વરિષ્ઠોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોતાં આ વર્ગને કાળજી રાખવા માટે તબીબો સલાહ આપી હ્યા છે